પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે

પાટિલ લીંબડી બાદ મોરબી ખાતે કોરોના ગાઈડ લાઈન પ્રમાણે યોજાયેલી સભાને સંબોધી હતી શ્રી રૂપાણીએ આ પ્રસંગે દાવો કર્યો હતો કે પેટા ચૂંટણી હેઠળની આઠે આઠ બેઠકો ભાજપને ફાળે આવશે કારણ કે મતદારો લોક સેવાના કામને વધાવશે રાજય અને કેન્દ્રની ભાજપ સરકારની વિકાસ માટેનું જજેમતને લીધે ગુજરાત નવી ઊંચાઈએ પહોયી રહ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું શ્રી રૂપાણીએ કહ્યું હતું કે સૌનો સાથ લઈ વિકાસ કરવાની ભાવના ભાજપ ધરાવે છે એટ઼લે મતદારો કમળનું બટન દબાવી ઈતિહાસ રચતા જાય છે પ્રદેશ પ્રમ્રખ સી

પાટિલે આ પ્રસંગે નાતજાતના વિભાજનમાં પડ્યા વગર ભાજપ ઉપર પસંદગી ઉતારવા મતદારો ને અપીલ કરી હતી દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બપોરે યાર વાગે બગસરા ખાતે રેલી સંબોધશે

માંહોલ બનાવશે મુખ્યમંત્રી ના આગમનને લઈને વહીવટીતંત્ર ઘ્વારા સભા સ્થળ હેલીપેડ સુરક્ષા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે

તેમણે ઉમેર્યું કે વીજ ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી યાર્જ ઉપરાંત ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવે છે આ ફ્યુઅલ સરચાર્જની વસુલાત નામદાર ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરેલ ફોરમ્યુલા આધારે વસૂલવામાં આવે છે

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ મુરલી કૃષ્ણએ બહાર પાડેલી સૂચના મુજબ ધંધા રોજગાર કે ઔધ્યોગિક એકમોમાં કાયમી કે હંગામી કર્મચારી તરીકે કામ કરતાં અને મતાધિકાર ધરાવતા લોકોને રજા આપવી પડશે પેટા ચૂંટણીનું મતદાન ત્રીજી નવેમ્બરે જ્યાં યોજાવાનું છે તે બેઠકોમાં અબડાસા લીંબડી મોરબી ધારી ગઢડા કરજણ ડાંગ અને કપરાડાનો સમાવેશ થાય છે

રાજ્યમાં કોરોના સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે

ટેકનિકલ શિક્ષણમાં સમગ્ર દેશમાં આગળ છે ત્યારે તાજેતરમાં જ એશિયા પેસેફિક બ્રોડકાસ્ટ યુનિયન અને ફિઝી દેશના સંલગ્ન આયોજનથી રોબોકોન સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ

જેમાં રોબોટીકસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો

આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય રોબોકોન સ્પર્ધામાં જી ટી યુ ની ટીમ દેશનુ પ્રતિનિધિત્વ કરશે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ કોવિડ સિગનેચર ટ્યુન ગીરસોમનાથ સંસ્ક઼તભારતી ગીરસોમનાથ જિલ્લાની સંસ્કૃતભારતીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં રાજ્યની યુનિવર્સિટીઓ કુલપતિઓની વિશેષ સંવાદ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે માર્ગદર્શન આપ્યું હતું રાજ્યના અગ્રસચિવ અંજુબેન શર્મા સંસ્કૃતના વિકાસ માટે હરહંમેશ તત્પરતા દર્શાવી ગુજરાત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓએ સંસ્કૃત સંરક્ષણ અને સંવર્ધન માટે પોતાની યુનિવર્સિટીની સંકલ્પના ઉજાગર કરી આ બેઠકમાં ગુજરાત રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં સંસ્કૃત સંરક્ષણ અને સંવર્ધન માટેનો સંવાદ થયો હતો ડાંગ પેટા ચૂંટણી નોટિસ ડાંગ જિલ્લાની વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનાં ત્રણ ઉમેદવારને યૂંટણી અધિકારી ડાંગ દ્વારા ચૂંટણી ખર્ચનાં તમામ હિસાબો સમયસર ન રજૂ કરવા બાબતે નોટિસ ફટકારી છે ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ડાંગ વિધાનસભાની બેઠક ઉપરથી ભાજપનાં વિજય પટેલ કોંગ્રેસનાં સૂર્યકાંત ગાવીત અને બિટીપીનાં બાપુભાઈ ગામીતને ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કરવા જણાવવા છતાં પણ હિસાબ રજૂ ન કરતા ડાંગ યૂંટણી અધિકારીએ આ ત્રણેય ઉમેદવારોને નોટિસ આપી છે

પાટણ શહેરના સ્લમ એરિયામાં રહેતા લોકોને ઘેર ઘેર જઈ માસ્કનું વિતરણ કરાયું અને કોરોનાની વૈશ્વિક મહામારીથી બયવા માટે જનજાગૃતિ આવે તે હેતુથી વિવિધ પ્રકારની માહિતી લોકોને આપી

આ કાર્યક્રમમાં કલાશિક્ષક સંઘ ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ ઉપેન્દ્ર ગજ્જર તથા પાટણ જિલ્લા કલાશિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ અશોકભાઈ ભગોરા તથા અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને લોકો દ્વારા ખૂબ જ સુંદર પ્રતિસાદ મબ્યો હતો

સિટી પોલિસે શહેરમાં પટ્રોલીંગ દરમ્યાાન બંદર વિસ્તાારમાં એક શંકાસ્પઝદની તલાસી લીઘી હતી

આ પ્રતિબંધક ફકમ દેવ દિવાળી આટલે કે પહેલી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે